પ્રાદેશિક સમાયાર નીકીતા શાહ વાંચે છે

બી એસ

અમારા પ્રતિનિધિ જણાવે છે કે અમદાવાદ રાજકોટ અને જામનગર મહાનગરપાલિકા માટેના સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા હાલ ચાલી રહી છે અને તબક્કાવાર બેઠક દીઠ ઉમેદવારની અંતિમ પસંદગીને મહોર મારવામાં આવશે પ્રદેશ પ્રમુખ સી

પાટિલ ની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ઉપરાંત વરિષ્ઠ નિરીક્ષકો હાજર છે

આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને કારણે કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતના પગલે આયોગ દ્વારા આ નિર્ણય કરાયો છે

હવામાન ગુજરાતમાં ઠંડીનો મોજું ફરી એક વખત ચોથી ફેબ્રુઆરીથી ફરી વળશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે મોસમ વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યુ છે કે ઉત્તર તરફથી ઠંડા પવન કૃંકાવાની શક્યતા હોવાથી કચ્છમાં યોથી અને પાંચમી ફેબ્રુયારીના રોજ કોલ્ડ વેવ જેવી સ્થિતિ સર્જાશે ઉપરાંત આખા રાજ્યમાં પણ તાપમાનનો પારો બે થી યાર ડિગ્રી જેટલો ઘટવાની શક્યતા હોવાથી તમામ જિલ્લામાં ઠંડીનો ચમકારો અનુભવાશે દરિયાખેડુ માટે કોઈ વિશેષ ચેતવણી બહાર પાડવામાં આવી નથી

જ્યારે અન્ય વિષયોની પરીક્ષા અંગ્રેજીના પેપર સાથે છઠ્ઠી મેથી શરૂ થશે

આ તબકકામાં ફન્ટલાઇન કોરોના વોરિયર્સ જેમ કે પોલીસકર્મી વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે

નિવાસી અધિક કલેક્ટર એય

વ્યાસ સહિત જિલ્લાના અધિકારીઓ કર્મયારીઓ તેમજ જિલ્લાના પોલીસકર્મીઓએ કોરોના વેક્સીનેશનનો લાભ લીધો છે

જંગલ વિસ્તારને પ્રદૃષણમુકત પર્યાવરણીય પ્રવાસન સ્થળ બનવવા દ્વિચક્રી વાહન સિવાયના મોટા વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે પોલો વિસ્તારના શરણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વિજયનગર જતા પ્રથમ ત્રણ રસ્તા સુધી આ પ્રતિંબધ મૂકાયો છે

હુકમનો ભંગ કરનાર દંડને પાત્ર થશે

ભરાડાએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ સાથે આજે આંતરરાજ્ય સરહદ પોલીસનાં નેજા હેઠળ એક બેઠક યોજી હતી દાહોદ ખાતે યોજાયેલી આ બેઠકમાં પરસ્પર સંકલન મજબૂત બનાવા ઉપરાંત નશાબંધીનાં યુસ્ત અમલ માટે સહમતી સધાઈ હતી